પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા આજે ગાંધીનગરમાં જાહેર કરાયેલી આ નવી ઉધોગ નીતિમાં આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકર કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે

આ ક્ષેત્રોને કોર સેક્ટર અને સનરાઇઝ સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યા છે તેમણે જણાવ્યું હતું કે નવી પોલિસીમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય ઉત્પાદનના વલણો તેમજ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગો દ્વારા સૂચવવામાં આવેલા મોટાભાગના સૂચનોના સમાવેશ કરવામાં આવ્યો છે

વિજય રૂપાણી અમારા સંવાદદાતા જણાવે છે કે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં મુખ્ય પદ સાંભળ્યું તેના ચાર વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આ નવી ઉધોગ નીતિ જાહેર કરવામાં આવી છે

નર્મદા નદી અરબી સમુદ્રને મળે તે અગાઉ ભાડભૂત નામના સ્થળે બરજ બાંધી મીઠા પાણીનું વિશાળ સરોવર રચવા સાથે જમીનમાં ખારાશ આગળ વધતી અટકવાનો હેતુ આ યોજના ધરાવે છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે ગુજરાતને જળ આત્મનિર્ભર બનાવતા આ પ્રોજેકટને દુનિયાની બહતરીન જળ યોજનાઓમાં સ્થાન મળશે

સી એફ

લોક તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ કોરોના સંક્રમણને રાજ્યમાં વધુ ફેલાતું અટકાવવા શોભાયાત્રા લોક મેળા પગપાળા યાત્રા તાજીયાના જૂલુસ સેવા કેમ્પ તથા શોભાયાત્રા સ્વરૂપે કરાતા મૂર્તિ વિસર્જન સહિતની કોઇ પણ પ્રકારની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય રુપાણી સરકારે કર્યો છે ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અપીલ સાથે કહ્યું છે કે કોરોનાના સંક્રમણની સાંકળને તોડવા માટે જાહેર આરોગ્યના હિતમાં લેવાયેલા આ નિર્ણયને નાગરિકો જરૂર આવકારશે અને ધાર્મિક તહેવારોની જાહેર ઉજવણીથી અળગા રહી સરકાર ને સહકાર આપશે તેમણે ઉમેર્યું હતું કે પદયાત્રાના સંઘો સેવા કેમ્પના આયોજકો તથા ગણપતિ મહોત્સવ મંડળો તરફથી પ્રતિબંધ મૂકવા મળેલી રજૂઆતને પગલે સરકારે આ નિર્ણય કર્યો છે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ પામેલા પાંચ હજાર યોગ કોય અને યોગ ટ્રેનર્સને પ્રમાણપત્રોનું ઈ વિતરણ ગાંધીનગર બેઠા તેમણે કર્યું ત્યારે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ હાજર હતા

રાજકોટમાં નવ કોરોના દર્દીના મોત નોંધાયા છે

ધોરાજી નજીક ભૂખી પાસે આવેલા ભાદર બે ડેમના ચાર દરવાજા ખોલતા નીયાણવાસના ગામડાને સાવધ કરાયા છે ગીર સોમનાથ જિલ્લામાં રાવલ ડેમના બે દરવાજા ખોલયા છે વડોદરામાં એક ઇંચ જેટલો વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા

નર્મદા જિલ્લામાં સાગબારા ડેડીયાપાડા ગરૂડેશ્વર તથા તિલકવાડામાં સારો વરસાદ પડયો છે

મોરબી ટંકારા અને વાંકાનેર વિસ્તાર માં પણ ખેતી ને ભરપૂર ફાયદો થાય તેટલો વરસાદ પડ્યો છે

ઓ પી

માટે પસંદ થયેલા દેશના ચાર ટોચના ટેબલ ટેનિસ ખેલાડીઓમાંથી ત્રણ ખેલાડી ગુજરાતનાં છે ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશનના જણાવ્યા અનુસાર હરમિત દેસાઇ માનવ ઠક્કર અને માનુષ શાહે આ સિઘ્ઘિ મેળવીને ફરી એક વખત ગુજરાતને ગૌરવ અપાવ્યું છે સુરતના હરમિત દેસાઈએ અનેક આંતર રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવેલું છે

આ બંને ખેલાડીઓ જકાર્તા એશિયન ગેમ્સનો અનુભવ પણ ધરાવે છે જ્યારે વડોદરાના ડાબોડી પ્રતિભાશાળી ખેલાડી માનુષ શાહ પણ પૂણેમાં ખેલો ઇન્ડિયામાં બેવડી સિધ્ધી મેળવી યુક્યા છે